તેમણે ઉમેર્યું છે કે વાલીઓ ભરોસો રાખે કે મોદી સરકાર સાથે સંકલન કરી આપણે બનતું કરી છૂટીશું તેમણે લોકો ને રાશ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી ટેલિફોન હેલ્પ લાઇન અને કંટ્રોલ રૂમ નો સંપર્ક રાખવા અપીલ કરી છે ચીન ની સરકાર ભરતિયો ને પરત ફરવા માટે ની પરવાનગી આપે ત્યારે ખાસ વિમાન મોકલી સૌ ને પાછા લાવશે ગુજરાત સરકાર ની તમામ મોટી હોસ્પિટલ માં આઇસોલેશન વોર્ડ ઊભા કરવાની પણ તેમણે જાહેરાત કરી હતી વિરલ રાણા કેવડીયા એસ

આ સમયે સાયરન વગાડાસે લોકોને શક્ય તેટલો જીવન વ્યવહારવાહન વ્યવહાર બે મિનિટ સ્થગિત કરવા ગુ જરાત રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્રારા જણાવાયુ છે

સાયરન બંધ થાય કે તુરંત જ જયાં કાર્ય કરતા હોય તેવા બધા સ્થળોએ કામ કરનાર સૌ પોતપોતાની જગ્યાએ શાંત ઉભા રહી મૌન પાળે આકાશવાણી બે મિનિટ પોતાના કાર્યક્રમ બંધ રાખશે

જીલ્લા પંચાયતના સમિતિ ખંડમાં જીલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને યોજાયેલ પત્રકાર પરિષદમાં તેમણે વિગતો આપી હતી

ભારતીય સંસ્કૃતિમાં આવતી છ રૂતુ ઓમાં વસંતને રૂતુ રાજની ઉપમાં અપાયેલ છે અને વસંત પંચમીનું પર્વ લગ્નનું વણજોયુ મુ હતમનાય છે

શીત લહેરનો સૌથી વધુ અનુ ભવ થવાનોછે તેવા જિલ્લામાં ભાવનગરરાજકોટ અને કચ્છ સમાવેશ થાય છે